આ કેન્દ્ર દ્વારા વૃદ્ધો વડિલોને વિશેષ ચિકિત્સા સગવડ પૂરી પાડવામાં આવશે

સત્તાવાર યાદિ જજ્ઞાવે છે કે પ્રધાનમંત્રી સફદરજંગ હોસ્પીટલમાં પપ પથારીઓ ધરાવતી વિશેષ ચિકિત્સા સુવિધા પૂરી પાડતા એક કક્ષનું પક્ષ ઉદઘાટન કરશે

સત્તાવાર યાદી જજ્ઞાવે છે કે આ પ્રતિનિધિમંડળમાં મહારાષ્ટ્ર ઉત્તરપ્રદેશ ઉત્તરાખંડ પંજાબ અને કર્ણાટકના ખેડૂતોનો સમાવેશ હશે

ઇઝરાયેલની કૃષિ ટેકનોલોજી અને ટેકનીકની જાણકારી ગુજરાતના કૃષિ ક્ષેત્રને વ્યુ સશક્ત બનાવી શકે છે પ્રઘાનમંત્રીએ જણાવ્યું કે ક્રૃષિ બાગાયત સહિતના અનુષાંગિક ક્ષેત્રો માટે ગુજરાત અને ઈઝરાયલ સંયુકત વકિગ ગ્રુંપની રચના કરશે

જ્યારે છસો જેટલા એજન્ટોએ પણ રજિસ્ટ્રેશન કરાવ્યું છે રેગ્યુલેટરી ઓથોરીટીના સેક્રેટરીના જણાવ્યા પ્રમાણે રેરા કાયદા હેઠળ રાજ્યના પ્લાનીંગ વિસ્તારમાં આવેલા તથા પાંચ સો ચોરસ મીટરથી વ્ધુ જગ્યા અથવા આઠ થી વ્યુ યુનિટવાળા તમામ પ્રોજેક્ટનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે રેરા રજિસ્ટ્રેશન વિના પ્રોજેક્ટનું વેચાજ્ઞ બુકિંગ કે માર્કેટીંગ કાયદા અન્વયે પ્રતિબંધિત છે રજિસ્ટ્રેશનને પાત્ર હોય તેવા તમામ પ્રોજેકટ માટે રેરા કચેરી ખાતે રજિસ્ટ્રેશન ન કરાવેલ હોય તો સત્વરે નોંધણી કરાવી લેવા તમામ બિલ્ડર પ્રમોટર તથા ડેવલપર્સને ઓથોરીટી દ્વારા જણાવવામાં આવ્યું છે

હવામાન ખાતાની આગાહી જજ્ઞાવે છે કે ઉત્તર ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં હળવાથી મધ્યમ્ વરસાદ થશે જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાંક જિલ્લાઓમાં તેમજ દમણ દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્ર કચ્છ દીવમાં પણ હળવો વરસાદ થશ કચ્છમાં છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાઇ રહેલા ઉકળાટ બાદ ગુરૂવારે મઘરાજાએ ઝાપટાં રૂપે આગમન કરીને પૂર્વથી પશ્ચિમ સુધીના કેટલાક વિસ્તારોને ભીંજવ્યા હતા

જિલ્લા મથક ભુજમાં બપોરે સામાન્ય છાંટા પડ્યા હતા શહેરના કેટલાક વિસ્તારમાં છાંટા પણ ન પડતાં આશ્વર્ય ફેલાયું હતું તાલુકાના માધાપરમાં બપોરે પડેલાં ભારે ઝાપટાં સાથે અડધા ઇંચ જેટલું પાણી વરસતાં માર્ગો પર પાણી વહી નીકળ્યાં હતા આહિર પદ્દીના પધ્ધર ધાણેટી મમુઆરા લાખોંદ સહિતના વિસ્તારમાં ભારે ઝાપટાં પડ્યાં હતા પચ્છમના જુણા અને તુગા તેમજ વેકરિયા રણ સરગુ ભીરંડિયારામાં અડધા ઇંચ જેટલું પાણી વરસ્યું હતું

ગુજરાત અદાણી મેડિકલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ ગેઇમ્સ દ્વારા સંચાલિત ભુજની જનરલ હોસ્પિટલમાં મેડિકલ ડાયરેક્ટર તરીકે કાર્યરત તબીબને સેવા મુક્ત કરવાની સાથે મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટને બઢતી સાથે ચીફ મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ બનાવાયા છે સંચાલક અદાણી જૂથ દ્વારા વહીવટી કારણોસર આ પગલું લેવાયું હોવાનું જણાવાયું હતું

રાજ્યના વાહન વ્યવહાર કમિશનરની યાદીમાં જજ્ઞાવ્યા અનુસાર કામગીરીને વ્ધુ પારદર્શક બનોવવાના હેતુથી યુનિક ચલલ નંબર દ્વારા કોઈપલ વ્યક્તિ વાહનનો મેમો મેમાની ચુકવણી રસીદ નંબર મેમો રીલીઝ ઓર્ડર વગેરે સમગ્ર દેશમાં ચકાસણી કરી શકશે હાલ રાજ્યમાં પડતર તમામ મેમાને ડીજીટલટાઇઝ સ્વરૂપે અપડેટ કરવાની કાર્યવાહી ચાલી રહી છે